ખેડૂતો પાસેથી આ શુક્રવારથી તુવેરની ટેકાના ભાવે ખરીદી ફરી શરૂ કરવાનું રાજ્ય સરકારનો નિર્ણય લોકડાઉનનો યુસ્તઅમલ કરવા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ભારપૂર્વક અપીલ કરી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શાકભાજીના છૂટક વેપારીઓ અને ફેરીયાઓને માસ્ક અને સેનેટાઇઝરનું આજથી વિના મૂલ્યે વિતરણ શરૂ કરાયું ભાવનગર જિલ્લામાં પણ શહેર બહારના વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો ફરી ધમધમતા થયા અને રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો

બેઠકમાં આરોગ્ય લક્ષી બાબતો તથા કેન્દ્રિય તબીબી ટુકડીના અહેવાલ અંગે પણ યર્ચા થઈ હતી આ ઉપરાંત તુવેરની ટેકાના ભાવે ખરીદી અંગે પણ નિર્ણય કરવામાં આવ્યો

આજે અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે જણાવ્યુ હતું કે રાજ્ય ભરમાં પોલીસ સખતાઈથી લોક ડાઉનનું પાલન કરવી રહી છે પરંતુ લોકોએ તેનો જાતેજ અમલ કરવો જરૂરી છે

છેલ્લા અઠવાડીયામાં અમદાવાદમાં ત્રણ લાખ કોટન માસ્ક તૈયાર કરાયા છે

સુરત ખાતે આવેલી સર્વોદય હોસ્પિટલમાં તે નર્સ તરીકે ફરજ બજાવે છે ડાંગના કલેકટર શ્રી એન

લાભાર્થી મહિલાઓ બેન્ક ઓફ બરોડા દ્વારા નિમાયેલા બેન્ક મિત્ર પાસેથી બેંકમાં જમા થયેલ સહાય મેળવી રહ્યા છે પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત ઝીરો બેલેન્સથી બેન્ક ખાતા ધરાવે છે તેવી મહિલા લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ મળ્યો છે

વલસાડ જિલ્લાના વાપીના બલીઠાની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતું તબીબ દંપતી ઓસ્ટ્રેલિયા નજીક આવેલા વનુઆટુ દેશમાં જ ફસાઈ ગયું છે આ દંપતીએ વનુઆટુથી ભારત આવવા માટે કેન્દ્ર સરકારમાં રજુઆત કરી છે રાજય સરકાર પાસે તેમના પરિવારજનો દ્વારા રજુઆત કરી છે